તેમણે ઉમેર્યું કે દેશ આજે આપણા નવજવાનોને કારણે નવી ઉંચાઇઓ સુધી પહોંચવાની પ્રતિક્ષા કરી રહ્યો છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા દસકામાં યુવાનોની સામૂહીક શક્તિથી દેશનો વધુ વિકાસ થશે પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરના હિમાયત કાર્યક્રમ અંગે માહીતી આપી હતી આ કાર્યક્રમ દ્વારા છેલ્લા બે વર્ષમાં યુવાનોને જૂદાજુદા ટ્રેડમાં તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના દરેક નાગરિક માટે સ્વાવલંબી બનવું અને સન્માન સાથે જીવવું એ મહત્વનું છે પ્રધાનમંત્રીએ લોકોને માત્ર સ્થાનિક પેદાશો ખરીદવાનો અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કન્યાકુમારીમાં વિવેકાનંદ શીલા સ્મારકની યાત્રા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની કચ્છ યાત્રાનો ઉલ્લેખ કર્યો તેમણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના આ પ્રવાસથી દેશવાસીઓને પ્રવાસનની પ્રેરણા મળશે તેમણે લોકોને આ સ્થળોનો પ્રવાસ કરવા અપીલ કરી હતી પ્રધાનમંત્રી મોદીએ ભારતના ખગોળશાસ્ત્રના જ્ઞાનનો ઉલ્લેખ કરી કહ્યું કે આ ક્ષેત્રમાં દેશે પ્રાચીન કાળમાં જ બહ્ મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોના એસ્ટ્રોસૈટ ઉપગ્રહ અંતરિક્ષ અનુસંધનના ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યો છે સૂર્યના અભ્યાસ માટે ઇસરોને આદિત્ય નામનો એક વધુ ઉપગ્રહ અવકાશમાં મોકલવાની યોજના બનાવાઇ છે

રાજયપાલ દ્રોપદી મુર્મુએ રાંચીમાં મોરહાબાદી મેદાન ખાતે શ્રી સોરેનને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા

શપથ લીધા બાદ મુખ્યમંત્રીએ રાજયના નવા નિર્માણ માટે લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો આ દરમિયાન મુખ્યમંત્રીના સેક્રેટરીએટમાં પ્રથમ નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી

પૂર્વ કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહ્લ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોંગ્રેસના મુખ્યમંત્રીઓ ભૂપેશ બધેલ અશોક ગેહલોત આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માઝી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આરજેડીના નેતા તેજેશ્વરી યાદવ લોકતાંત્રિક જનતાદળના નેતા શરદ યાદવ સીપીઆઇના વડા ડી રાજા સીપીઆઇએમના નેતા સીતારામ થેયૂરી ડીએમકેના વડા એન

સ્ટાલિન સાંસદ એન

કનિમોઝી આપના સાંસદ સંજયસિંઘ વગેરે આ ઐતિહાસિક શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

આજે નવી દીલ્ફીમાં સીઆરપીએફના ડાયરેકટર જનરલની બિલ્ડીંગના શિલાન્યાસ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષાના જવાનો જયારે રાષ્ટ્રની ચોકી કરી રહ્યા હોય ત્યારે તેમના પરિવારની દરકાર રાખવાની ખાતરી આપી છે શ્રી શાહે કહ્યું કે જવાનોના પરિવારોને હેલ્થકાર્ડ અપાશે અને રાજય સરકારોને પણ આવી સુવિધા આપવા અપીલ કરી હતી ગૃહ્મંત્રીએ કહ્યું કે જવાનોને આવાસ સહિતની સુવિધા આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે તેમણે સીઆરપીએફના યોગદાનની પ્રશંસા કરી કહ્યું કે તે વિશ્વમાં ખૂબ જ શક્તિશાળી અર્ધલશ્કરી દળ છે

ઉપરાજયપાલ એડમિરલ સેવાનિવૃત્ત ડી

આજે સુઆલકુચીમાં એક રેલીમાં તેમણે કહ્યું હતું કે દુનિયાની તાકાત આસામના લોકોને હરાવી નહીં શકે તેમણે ભરોસો અપાવ્યો હતો કે તેમનીસરકાર આસામના મૂળ નિવાસીઓના હિતોની વિરૂધ્ધ કંઇ પણ નહીં કરે શ્રી સોનોવાલે કહ્યુંકે લોકોને એ જણાવું જોઇએ કે નાગરિકતા સુધારા કાયદાના નામ પર ભારતીય જનતા પાર્ટીનામંત્રીઓ ધારાસભ્યો અને કાર્યકરતાઓને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમણેકહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની વોટબેન્કની રાજનિતિનો કારણો ગેરકાયદેસરવિદેશીઓને રાજ્યમાં આવવા દીધા

સ્થાનિક અફઘાન સેનાના જવાનો દૂરના આંતરિયાળ વિસ્તારમાં કાર્યરત હતા અને તેઓ સંરક્ષણ અથવા આંતરિક મંત્રાલયના વડપણ હેઠળ કામ કરી રહ્યા હતા

બચ્યને સરકાર માહીતી અને પ્રસારણ મંત્રાલય અને આ એવોર્ડ એનાયત કરનાર જ્યુરીના સભ્યોનો આભાર માન્યો હતો

અમિતાભ બચ્યને તે જ વર્ષે સાત હિન્દુસ્તાની ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો

જમ્મુકાશ્મીરમાં જાણીતા દાલ સરોવર થીજી ગયું છે શ્રીનગરમાં પારો એકદમ નીચે આવ્યો છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે કાશ્મીર ખીણ અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લઘુતમ તાપમાન ફ્રીજીંગ પોઇન્ટથી નીચે આવ્યું છે આ વિસ્તારમાં ઠંડીના મોજાંઓ વધુ તેજ બન્યા છે

બિહારમાં ઠંડીના કારણે સામાન્ય જીવનને અસર થઇ હતી